ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ સૌરાષ્ટ્ર અને મધ્ય ઝોનના ભાજપાના કાર્યકરો સેવાકીય સંસ્થાઓનો કોરોના મહામારીના સમયમાં જરૂરિયાતમંદોની ખડે પગે રહી સેવા ક રવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે કોરોનાના સમયમાં જરૂરિયાતમંદોને ભોજન રાશન કીટ માસ્ક સેનીટાઈઝરના વિતરણમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે તેનો મને આનંદ છે

આવો આપણે સૌ સ્વદેશી ઉત્પાદનોનો વધુ ને વધુ ઉપયોગ કરીએ લોકલ ને વોકલ બનાવીએ સમગ્ર વિશ્વને આત્મનિર્ભર શક્તિશાળી અને ઉન્નત ભારતના દર્શન કરાવીએ

અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ એસોસિયેશનની આ વેબસાઈટ ઉપર એ પણ જણાવવામાં આવે છે કે કેટલી સાદી પથારી કેટલી ઓક્સીઝ઼ન પથારી અને કેટલી વેન્ટિલેટર

સી

નાયબ મ્યુનિસિપલ કમિશ્નર ડો

સી

અધિકારી શ્રી સી

ખરસાણની નિમણુંક કરવામાં આવી છે આ અધિકારી ફરજ અધિકારી તરીકે કાર્ય કરશે નિતિન પટેલ રાજ્ય સરકારે અમદાવાદ શહેરમાં એમ

સહિતના નિષ્ણાંત તબીબોની ભલામણના આધારે નાગરીકો ખાનગી લેબમાં કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે

આ તબીબોએ રાજ્ય સરકારને ઈ મેઈલ દ્વારા ભલામણ કરેલ દર્દીઓની જાણ રાજ્ય સરકારને કરવાની રહેશે શ્રી પટેલે ઉમેર્યૂં કે કોરોના સામે અપાતા ટોસિલિઝમેબ ઈન્જેક્શન મર્યાદિત સંખ્યામાં ઉપલબ્ધ છે આ ઈન્જે ક્શન તમામ કોરોના દર્દીઓને આપવાના હોતા નથી જરૂરિયાત હોય તેવા દર્દીઓને રાજ્ય સરકાર દ્વારા આ ઈન્જેક્શન વિના મુલ્યે અપાય છે

સંસ્થાની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર તે ગુજરાતની એકમાત્ર શૈક્ષણીક સંસ્થા છે

આજે કેન્દ્રીય માનવ શિક્ષણમંત્રી શ્રી રમેશ પોખરીયાલ નિશંકે આ અંગેની જાહેરાત કરી હતી

આર એલ એમ યોજના અંતર્ગત વિવિધ હાથ બનાવટની અને જીવન જરૂરીયાતની વસ્તુઓનું ઉત્પાદન કરે છે આ વસ્તુઓના વેચાણ માટે પ્લેટફોર્મ પુરૂ પાડવાના હેતુસર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભાવનગર દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત સખી ગ્રામ હાટ શરૂ કરેલ છે જેમાં મહિલાઓના સ્વઃસહાય જૂથ દ્રારા ઉત્પાદીત વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે

પાઠકવાડી ગામના તુલસીદાસ પટેલ નામના કલાશિક્ષકે લોકડાઉન ના સમયે પોતાના ઘરે આદિવાસી શૈલીના વારલી પેઈન્ટીંગ દ્વારા કોરોના વિષયે અદભુત ચિત્રાંકન કર્યું છે આદિવાસી સંસ્ક્રતિ ખૂબ જ પ્રાચીન છે સમગ્ર દેશના જુદા જુદા વિસ્તારોમાં વસેલા આદિવાસી લોકો પોતાની અદભૂત પારંપરિક સંસ્ક્રૃતિ ધરાવે છે હંમેશા પ્રકૃતિ સાથે તાણાવાણાની જેમ વણાયેલા આદિવાસી લોકો નૃત્ય કલા સંગીત જેવા અનેક ક્ષેત્રે વૈવિધ્યતા ધરાવે છે પ્રકૃતિ પૂજક આદિવાસી લોકોની પારંપરિક શૈલીમાં દરેક જગ્યાએ પ્રકૃતિની ઝાંખી થાય છે આવી જ એક દક્ષિણ ગુજરાતના આદિવાસી લોકોની કલા વારલી પેઈન્ટીંગ પણ જગવિખ્યાત છે સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે કોરોના આધારિત યિત્રોમાં ગામડાઓ અને શહેરી વિસ્તારમાં લોકડાઉનના કારણે ઉભી થયેલી પરિસ્થિતિનું વર્ણન છે

સરપંચ સંગઠનના પ્રમુખ સુરેશભાઇ છાંગા દ્વારા ટેકનોલોજીના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં કોરોના થી બચવા માટે સરકારે બહાર પાડેલી ગાઈડલાઈનનો અમલ કરવાની યર્ચા કરી હતી સેતુ અભિયાનના નેજા હેઠળ યોજાયેલી આ બેઠકમાં મનરેગા સહિતની યોજનાનો ફાયદો ગામ માટે ઉઠાવવા વિષે માર્ગ દર્શન અપાયું હતું

પાણીના સ્તર ઉપર લાવવા તળાવ ઊંડુ કરવાની સરપંચ દ્વારા માંગણી કરવામાં આવી જેનાથી શ્રમિકોને રોજગારીનો અવસર મળ્યો બાયડ તાલુકાના પ્રાંતવેલ ગ્રામ પંચાયતના સરપંચની કોઠાસૂઝથી ગામના લૉક ડાઉનમાં બેરોજગાર બેસી રહેલા બસોથી વધારે શ્રમિકોને રોજગારીની તક મળી તેમના આ પ્રયાસથી તળાવ તો ઊંડા થઇ રહ્યા છે સાથે સાથે શ્રમિકોને રોજગારી પણ મળી છે લૉક ડાઉનમાં બેરોજગાર બનેલા શ્રમિકોને હવે બસો રૂપિયાની આસપાસ રોજગારી મળતા તેઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે